સુરત મહાનગરપાલિકા દ્વારા આજે આ નિર્ણય કરાયો છે અગાઉ તંત્ર દ્વારા બહારથી આવતા લોકો માટે સાત દિવસનું ક્વાર ન્ટાઈન ફરજિયાત કરવામાં આવ્યું હતું અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા જાહેરમાં ભીડ ભેગી થતી અટકાવવા આવતીકાલથી શહેરના તમામ બાગ બગીયા અને પ્રાણી સંગ્રહાલય બંધ કરવાનો નિર્ણય કરાયો છે નવી સૂચના ન આવે ત્યાં સુધી બાગ બગીયા અને પ્રાણી સંગ્રહાલય બંધ રાખવામાં આવશે

આ સિવાય શહેરના તમામ સિનેમા હોલ અને મોલ્સ દર શનિવાર અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય પણ કરાયો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે આ ઉપરાંત થર્ડ યરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોફફ રાખવાનો નિર્ણય કરાયો છે જ્યારે જે વિ દ્યાર્થીઓની લેખિત પરીક્ષા યાલી રહી છે પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો જયંતિ રવિએ આ મુજબ માહિતી આપી હતી

પંચમહાલ ચુંટણી પંચમહાલ જીલ્લાની કાલોલ હાલોલ અને શહેરાના પ્રમુખ અને ઉપપ્રમુખની યુંટણી યોજાઈ ગઈ કાલોલ તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહ્મતિ ના પગલે બિનહરીફ વરણી કરવામાં આવી છે પ્રમુખપ દે જયદેવસિંહ રણજીતસિંહ ઠાકોર ઉપપ્રમુખ વિજયસિંહ મોહનસિંહ રાઠોડ કારોબારી અધ્યક્ષ ડો કિરણભાઈ પરમાર નિમાયા છે

બિન હરીફ પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ યાવડા ઉપપ્રમુખ સંગીતા બેન બારીયા કારોબારી અધ્યક્ષ રમેશભાઈ પરમાર પક્ષના નેતા કનુભાઈ રાઠોડ અને દંડક અશોકભાઈ બારીયાની વરણી થઇ છે

નડીયાદ ચુંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થયા બાદ ખેડા જિલ્લાના નડિયાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ પુનઃ સત્તા ઉપર આવ્યા બાદ તાજેતરમાં નડિયાદ નગરપાલિકા ના પ્રમુખ ઉપપ્રમુખ દંડક પક્ષના નેતાની ચૂંટણી અનુસંધાને નડિયાદ નગરપાલિકાના સભામાં હોલમાં યૂંટાયેલા તમામ સભ્યો ભેગા થયા હતા જેમાં સર્વાનુમતે રંજનબેન ચંદ્રકાંતભાઈ વાઘેલા પ્રમુખ તરીકે કીન્તુ ભાઈ હર્ષદ ભાઈ દેસાઈ ઉપપ્રમુખ તરીકે કારોબારી સમિતિના ચેરમેન તરીકે મનન રાવ જ્યારે પક્ષના નેતા તરીકે સંજયભાઈ પટેલ અને દંડક તરીકે કલ્પેશ ભાઈ રાવળને બિનહરીફ જાહેર કર્યા હતા

જીરું અને ઈસબગુલનું ગંજાવર ટર્ન ઓવર ધરાવતા આ બજારમાં સોદાની રકમ એટલી મોટી હોય છે કે નાણાકીય હિસાબો સરભર કરવા આવું બંધ રાખવું વેપારીઓ માટે હિતાવહ હોય છે ટ્રાન્સજેન્ડર છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ નાન્યતર જાતિના ત્રણ જણને ઓળખપત્ર અને આઇ

સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પ્રમાણપત્ર આપવા માટે નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સ શરૂ કરવામાં આવ્યું છે ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ તેની ઓળખ માટે પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટને અરજી કરે તો જાતિ અંગેનું ઓળખપત્ર આપશે તેવી જોગવાઇ કરવામાં આવી છે